મુખ્ય ન્યાયમૂર્તી એસ

બોબડએની આગેવાની હેઠળની ખંડપીઠે આજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સાંભળ્યા વગર તે આવો મનાઈ હુકમ આપી શકે નહીં અદાલતે કેન્દ્ર સરકારે સીએએને પડકારતી આજી વિશે ચાર અઠવાડીયામાં જવાબ આપવા કહ્યું છે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

કેટલાક અરજી કરનારાઓએ સીએએનો અમલ હાલ પુરતો સ્થગિત કરવાની અને રાષ્ટ્રીય વસ્તી પત્રક એનપીઆર પણ હાલ પુરતું મુલત્વીરાખવાની સર્વોચ્ય અદાલતને વીનંતી કરી હતી

આ મહત્વપૂર્ણ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની સાથે સાથે જિલ્લાનું શિક્ષણ તંત્રએ પણ તૈયારીઓ આરંભી છે

જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાતિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલુ વર્ષે ધો

ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની ચિંતા આજથી બસો વર્ષ પહેલાં તેમણે કરી હતી તેમજ સુધારાનો સાર હળવા અને કટાક્ષના માધ્યમથી તેમણે આપ્યો તેવું આજે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત વ્યાખ્યાનમાળામાં જાણીતા સર્જક ડો રમણ સોનીએ કહ્યું હતું વકીલ પ્રેમજી રાઘવજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી સાહિત્યિક વ્યાખ્યાનમાળા અંતર્ગત હ્વપ્રથમ યુગના કવીશ્વર દલપતરામ વિષય ઉપર મુખ્ય વકતા અને ગુજરાતી સાહિત્યના વિવેચક સંપાદક પ્રવાસ લેખક ડો

ના કોર્ટ હોલમાં કવીશ્વર શબ્દની વ્યાખ્યા આપતાં દલપતરામને સંસ્કાર પુરુષ કહી યુવાનોને સમાજ અને ભાષા માટે ઉદ્યમશીલ બનવા ટકોર કરી હતી

આ શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાજરી આપી હતી નાયબ પશુપાલન નિયામક ડો

જી

તેમણે પશુપાલન વ્યવસાય સાથે ભાવિ પડકારો અને તેના ઉકેલ માટેની છણાવટ પણ કરી હતી જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ આ સમયે લખપત તાલુકા પશુપાલન સારવાર હેલ્પલાઇનનો પ્રાયોગિક ધોરણે શુભારંભ કરાવ્યો હતો જેમાં લખપત તાલુકામાં કાર્યરત ડી એમ

પરિણામે તેઓ અથડાયા વિના સુરક્ષિત રીતે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે આ પ્રસંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રજ્ઞાચક્ષુ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલી સેવાઓ દિવ્યાંગજનોને આપવામાં આવી તથા બેન્કિંગ વિશે સવિસ્તાર માહિતી અપાઈ હતી